ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેષ બારોટ ચુંટાયા છે દંડક તરીકે અરુણસિંહ રાજપૂત અને શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભદ્દ ચૂંટાયા હો ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેચે આ માહિતી આપતાં જણાવ્યું છે કે આજે અમદાવાદ ઉપરાંત વડોદરા મહાનગર પાલિકાના હોદ્દેદારોની ચુંટણી થઇ છે વડોદરા મહાનગરપાલિકાના મેયર તરીકે કેયુરભાઇ રોકડીયાની વરણી થઇ છે અને ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીના નામની જાહેરાત થઇ છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેન્દ્રભાઇ પટેલની વરણી અને દંડક તરીકે ચિરાગભાઇ બારોટની નિમણૂંક થઇ છે શાસક પક્ષ નેતા તરીકે અલ્પેશભાઇ લિંબાચિયાની વરણી કરવામાં આવી છે

આ નામો જાહેર થયા બાદ તમામ સભ્યો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા ગાંધીનગર ગૃહ ઉપડી ગયા હતા કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર ગાંધીનગર ગૃહ ખાતે જનરલ બોર્ડની પ્રથમ મીટીંગ મેયર અને ડેપ્યુટી મેયરની યૂંટણી માટે મળી હતી

મેયર તરીકે ફણાલ શાહ પસંદગી થઇ છે સતત છઠઠઠી વખત ભાવનગરમાં સત્તા મેળવનાર ભારતીય જનતા પાર્ટીના યૂંટાયેલા નગરસેવકોની આજે સવારે બેઠક મળી હતી

સામાન્ય સભામાં મેયર સહિતના પદાઘિકારીઓની વરણી કરાઇ હતી જ્યારે શાસક પક્ષના નેતાપદે બુધાભાઇ ગોહિલની અને દંડક કરીકે પંકજ સિંહ ગોહિલની વરણી કરવામાં આવી હતી વરણી પામેલ મેયર સહિતનાં પદાધિકારીઓનું ફ્લહારથી ભવ્ય સન્માન કરાયું હતું સ્વામિનારાયણ મંદિર રસીકરણ ખેડા જિલ્લા પંચાયત સંયાલિત જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા સમગ્ર ખેડા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોરોના કવચરૂપ રસીકરણ થઈ રહ્યું છે વડતાલ ખાતે સંતોએ રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો મંદિરના કોઠારી સ્વામી તેમજ અન્ય સંતોએ રસી મુકાવી હતી

કોરોના ટેસ્ટીંગ ત્રણ ગણું કરાયું છે દર્દીઓ માટે ઓક્સિજનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે

હવે તેઓ હૈદરાબાદ ખાતે નેશનલ લેવલની કબડ્ડી રમતમાં ભાગ લેશે

તણાવના કારણે લોકોને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ થાય છે જે ધીરે ધીરે કિડનીને નુકસાન પહોંચાડે છે કિડની રોગના મુખ્યત્વે ત્રણ કારણો છે

એ પી

સ્વામીનારાયણ મંદિરમાં આ વર્ષે કોરોનાના કારણે ઓનલાઈન ઉત્સવ યોજાશે

ગ્રીન વિલેજ ક્લીન વિલેજ ડાંગ જિલ્લાના આહવા સેવાધામ ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ગ્રીન વિલેજ ક્લીન વિલેજ તેમજ કેય ઘી વોટર અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ તજજ્ઞો દ્વારા યુવાનોને પોતાનું ગામ હરિયાળુ અને ચોખ્ખું રાખવા અને વરસાદી પાણીનો સંગ્રહ વરસાદી પાણીનું સંરક્ષણ આબોહવાની સ્થિતિની માહિતી નિષ્ણાતો દ્વારા પુરી પાડવામાં આવી હતી

આ પ્રસંગે જિલ્લા કાનુની સેવા સતા મંડળના સચિવ જે

કચ્છમાં ગુગળની ખેતી ભુજમાં વન ચેતનાં કેન્દ્ર ખાતે ગુગળની ખેતીને વેગ આપવા માટે બે દિવસની કાર્યશાળા યોજાઈ ગઈ જેનું ઉદ્વાટન આયુષ મંત્રાલય વરીષ્ઠ અધિકારી વૈધ રાજેશ કોટેચાએ કર્યું હતું કચ્છમાં ગુગળના વાવેતર તથા ગુંદના ઉત્પાદન બાબતે તાલીમાર્થીઓને વાકેફ કરવા માટે નાની રેલડી ગામે આવેલ આયુર્વેદિક નર્સરી ખાતે લઈ જવાયા હતા